પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

રાજ્યમાં રમકડાં ઉત્પાદનને વેગ આપવા ટોય પાર્કની સ્થાપના કરવા શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવાની સૂચના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ઝિંદાલ ગ્રુપના ચેરમેન સાજન ઝિંદાલ અને ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોયે મુલાકાત કરી કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું છે કે દૂધાળા પશુઓની ઉત્પાદન ક્ષમતા આરોગ્ય રસીકરણની સુવિધાઓ પશુપાલકો સુધી પહોંચે તે માટે ડેરીઓએ જોડાવવું પડશે અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના દબાણના પરિણામે માછીમારોને દરિયો ન ખેડવા અપીલ

આ કેસમાં વધુ સુનાવણી શુક્રવારે યોજાશે

આ સમયગાળામાં અમદાવાદના રહીશોને ધરની બહાર ન નીકળવાની અપીલ કરી છે

રોડ ઉપર વાહનો અને લોકોની અવરજવર શરૂ થઇ ગઇ છે

લોકો રોડ પર ફરી નીકબ્યા છે આજે સવારથી ફરી ઓફિસો શરૂ થઇ ગઇ છે દરમ્યાન એસ ટી

ટી

અમદાવાદ શહેરમાં લોકડાઉન દરમ્યાન પ્રખ્યાત કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું ભક્તોની અનેક રજૂઆતો બાદ આર્મી કેન્ટોન્મેન્ટ અને ટ્રસ્ટીઓએ આજથી મંદિર ખોલવાની જાહેરાત કરી છે

માસ્ક ઉપરાંત સરકારે નક્કી કરેલી ગાઇડલાઇન પ્રમાણે નિયમોનું પાલન કરવાનું રહેશે ટોય પાર્કની સ્થાપના મુખ્યમંત્રી ગુજરાતમાં રમકડાં ઉત્પાદનને વેગ આપવા માટે ટોય પાર્કની સ્થાપના કરવા માટે શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવાની સૂચના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી છે

વસાહતોના વિકાસ અને કોમન ઇન્ફાસ્ટ્રક્યરની ખીલવણી વિષે યોજાયેલી ઉચ્યસ્તરીય બેઠકમાં તેમણે ટોય ઇન્ડસ્ટ્રીનો મોટાપાયે વિકાસ થાય અને નિકાસલક્ષી ઉત્પાદનશરૂ થાય તેવી વ્યૂહરચના ઘડી કાઢવા પણ તંત્રને સૂચના આપી હતી

ડી

ના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત ઉદ્યોગ અધિક મુખ્ય સચિવ એમ

ના મેનેજિંગ ડિરેક્ટર થેન્નારસન હાજર રહ્યા હતા આદર્શ ઔધોગિક વસાહતનો પાંચ સ્થળે નમૂનારૂપ વિકાસ કરવાની ચર્ચા પણ આ બેઠકમાં થઈ હતી ઉપરાંત નવી વસાહત ઊભી કરવામાટે ડિ માન્ડ સર્વે કરવાનું સૂચન શ્રી રૂપાણીએ આ બેઠકમાં કર્યું હતું

જેમાં તેમણે ગુજરાતમાં બંદર પોલાદ અને સિમેન્ટ ઉત્પાદન ઉર્જા અને માળખાગત સુવિધા ના ક્ષેત્રમાં મોટી રકમનું રોકાણ કરવા માટેની તૈયારી દાખવી હતી શ્રી ઝિંદાલે આ પ્રસંગે કહ્યું હતું કે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં ગુજરાતે ખાસ્સો સુધારો કરી રોકાણકારો અને ઉદ્યોગકારોને આકર્ષિત કરવામાં જે સફળતા મેળવી છે તે અન્ય રાજ્ય માટે પણ અનુકરણ કરવા લાયક છે હિન્દી ચલચિત્ર જગતના અભિનેતા વિવેક ઓબેરોચે પણ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી રૂપાણીની મુલાકાત લીધી હતી અને સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના માધ્યમથી દિવ્યાંગો માટે પણ સ્ટાર્ટઅપ ઇનોવેશન એજ્યુકેશન સિસ્ટમ શરૂ કરવા તૈયારી દાખવી હતી

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આ ઉપરાંતે ઓનલાઇન માધ્યમોનો ઉપયોગ કરીને પશુપાલકો અને ખેડૂતોની પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડવા પણ સુચન કર્યું હતું આ પ્રસંગે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે કચ્છના ભૂકંપ બાદ જિલ્લામાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે કાંતિના મંડાણ થયા અને કચ્છને ખડુ કરવામાં પશુપાલકોનો બહ્ મોટો ફાળો રહેલ છે હવામાન જામનગર અરબી સમુદ્ર સોમાલિયા પાસે ડિપ્રેશન સ ર્જાવાના કારણે હાલારના તમામ બંદરો પર બે નંબર નું સિઝ્નલ લગાવી દેવામાં આવ્યું છે

આ અંગે વધુ માહિતી આપે છે જામનગરના ઇન્યાર્જ પોર્ટ ઓફિસર જે વી

સંત કબીર એવોર્ડ વિજેતા એવા ભુજ તાલુકાનાં સરલી ગામના કારીગર કાયા સામત વણકર કહે છે કે કારીગરો પાસે વેયાણ માટે મોટો સ્ટોક તૈયાર છે પણ કોઈ ગ્રાહક નથી

ના અધ્યક્ષ તરીકે કરવામાં આવતા તેમની કર્મભૂમિ એવા અમરેલીમાં આનંદ છવાયો છે

અમરેલી તાલુકાના નાનકડા માળીલા ગામથી કારકિર્દી શરૂ કરનાર શ્રી સંઘાણી પોતાના ગામની સહકારી મંડળીમાં હોદ્દેદાર બન્યા બાદ ક્રમશઃ તેઓ આગળ વધતાં ગયા અને દેશની ટોચની સહકારી સંસ્થાના અધ્યક્ષ બન્યા છે હાલ શ્રી સંઘાણી ઈફકો ના નાયબ અધ્યક્ષ અને ગુજકોમાસોલ ના અધ્યક્ષ તરીકે ની જવાબદારી સાંભળી રહ્યા છે

હાલાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની સમીક્ષા બેઠક યોજાઇ હતી